શ્રી રૂપાણીએ કહ્યું કે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે અલગ હોસ્પિટલ ઉભી કરાશે

શ્રી રૂપાણીએ કોરોના વાયરસના કારણે રાજ્યમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં સ્થાનિક સત્તાતંત્રને માર્ગદર્શન આપવા અને કાર્યો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી ચાર વરિષ્ઠ સચિવોને સોંપી છે એ મુજબ અમદાવાદ ગાંધીનગર માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સુરત માટે એમ એસ પટેલ વડોદરા માટે વિનોદ રાવ અને રાજકોટ માટે રાહ્રલ ગુપ્તાને જવાબદારીઓ સોંપવામાં આવી છે શ્રી રૂપાણીએ લોકોને એકબીજાના સંપર્કમાં ન આવવા અને ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અનુરોધ કર્યો હતો

અમારા ભરૂચના પ્રતિનિધિ જણાવે છે કે ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલી એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાતાં તેને અલાયદા વોર્ડમાં દાખલ કરાયો છે આ ઉપરાંત વાગરા તાલુકામાં મૂળ બિહારની વ્યક્તિને પણ અલાયદા વોર્ડમાં રાખવામાં આવી છે

અમારા દમણના પ્રતિનિધિ જણાવે છે કે દમણની બધી જ ચેકપોસ્ટ સીલ કરાવામાં આવી છે તેમજ પ્રસાસન સ્થળ દરિયાકિનારા અને બગીયામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો છે

દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદે કોરોના વાયરસ સામેની લડત માટે વ્યૂહરચના બદલી છે

આ સપ્તાહમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં લઇને તબીબી પરિષદે આ નિર્ણય લીધો છે

વાહન સંબંઘિત કામગીરી માટે ટેક્સ અને ફી અરજદાર ઓનલાઇન પધ્ધતિથી ભરી શકશે

જુદા જુદા ક્ષેત્રોના પ્રભાવશાળી પ્રતિભાઓ લોકો અને કેટલીક સંસ્થાઓ જનતા કરર્ફથુના સમર્થનમાં બહાર આવી છે તેમ જણાવી લોકોને એક સાથે મળીને આ રોગને નાથવા અપીલ કરી છે આમા અભિનેતા શાહરૂખ ખાન સાહિદ કપુર માધુરી દીક્ષીત અને અભિનેતા કમલ હસન ક્રિકેટર કેવીન પીટરસનનો સમાવેશ થાય છે